આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવાસ યોજનામાં માત્ર માથે છત જ નહીં પરંતુ લાઇટ શૌચાલય પાણી ને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો સરકારે પૂરા પાડ્યા છે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ વૈશ્વિક કપરાં કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા વધતી રહે અને સંક્રમણ વધે નહીં તે માટે સરકાર સતર્ક છે તેમણે સૌ નાગરિકોને ભીડ ન કરવા વારંવાર હાથ ધોવા જેવી સારી આદતો કેળવવા અપીલ કરી હતી તેમણે આવાસ લાભાર્થીઓને ઉજવળ્ળ ભાવિની શુભેચ્છાઓ અને તાલુકા સેવા સદનથી જનેસેવા લોકહિતની કામ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી

સુરતની સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા રસમીતાબેન નાનુભાઈ પટેલનું કોરોનાને લીધે દુખદ અવસાન થતાં ત્યાં ગમગીની છવાઈ છે

રાજકોટ જિલ્લામાં બે કોરોના દર્દીના મૃત્યુ થયા છે

કોરોના સામે લોક પહેલ કોરોના વાઇરસના પ્રકોપને લીધે ઊભા થયેલા આરોગ્ય સંકટનો મુકાબલો કરવા માટે સમાજમાં જીવ બચે અને સેવા પણ થાય તેવી કોઠાસૂઝ જોવા મળી રહી છે અમરેલીની પાઠક શાળામાં આઠમાં ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જન્મદિવસની ઉજવણીનો ખર્ચ બચાવ્યો અને માસ્ક ખરીદીને વડીલોને તેનું વિતરણ કરી આશીર્વાદ મેળવ્યા હતા આમ પણ અમરેલી કોરોનાનું સંક્રમણ રોકવા માટે જાગૃત બન્યું છે એ યા નાસ્તાની લારીઓ અને પાન માવાના ગલ્લા બંધ રાખવા માટે કલેકટરે બહાર પડેલા જાહેરનામા યુસ્ત અમલ થઈ રહ્યો છે

સોમવતી અમાસ અને દીવાસા નિમિત્તે નવસારી જિલ્લામાં દરિયા સ્નાનનું મહત્વ છે પણ સામાજિક અંતર જાળવવાની જરૂરિયાત પ્રમાણે આ તહેવાર ઉજવાશે નહીં

સુરેન્દ્રનગર કેમિસ્ટ અસોશિએશન દ્વારા આયુર્વેદિક ઉકાળાનું લોક વિતરણ શરૂ કરાયું છે જેમાં સ્થાનિક આર્યુવેદ હોસ્પિટલનો સહકાર મબ્યો છે જાફરાબાદ નજીક દરિયામાં આવેલા સવાઇ બેટ ઉપર કોઈ પણ વ્યાકતીના રાત્રિ રોકાણ ઉપર પ્રતિબંધ મૂકતો આદેશ અમરેલી કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે સાસણગીર જંગલમાં આવેલા સાસણની ગ્રામપંચાયતે પણ આગામી ચાર દિવસ લોકડાઉન પાળવાનો નિર્ણય કર્યો છે હીરા એકમ સુરત સુરત મહાનગરપાલિકાએ વરાછા માર્ગ ઉપર આવેલા અને કોવીડના સંક્રમણને ખાળવા માટેના નિયમોનું પાલન નહીં કરનાર હીરાના ત્રણ એકમોને બંધ કરવાનો આદેશ આપ્યો છે

અમાસની પૂજા ભૂપેન્દ્રસિંહ્ યુડાસમા લોકમાતા નર્મદા નદીના પવિત્ર કિનારે ગોરા ખાતે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે સોમવતી અમાસ નિમિત્તે પુજા અર્ચના કરવા માટે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા પર્હોચ્યા હતા અને કોરોના રોગયાળામાંથી ગુજરાત સમેત ભારત અને આખી દુનિયાને મુક્તિ મળે તેવી પ્રાર્થના મહાદેવને કરી હતી

આબોહવા આગાહીસેવા છોટા ઉદે પુર છોટા ઉદેપુર જિલ્લામાં ક્રષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા મંગલ ભારતી ગોલાગામડી ખાતે ભારતીય હવામાન ખાતા તરફથી ખેડૂતોને આબોહવા અને વરસાદ આધારિત આગાહી પૂરી પાડવાનો પ્રોજેકટ શરૂ થયો છે

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલની વિશેષ પરિસ્થિતિમાં દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

દરમિયાન રાજ્યના યાત્રાધામ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે સોમવતી અમાસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કર્યા હતા એજ રીતે કોંગ્રેસના નેતા શ્રી હાર્દિક પટેલે પણ આજ રોજ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ધ્વજાપૂજા કરી હતી જેમની સાથે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો પણ જોડાયા હતા

અમદાવાદના રખિયાલમાં આવેલા પ્રાચીન ચક્રડિયા મહાદેવ મંદિર ખાતે માસ્ક અને સામાજિક દુરીના નિયમ સાથે શ્રાવણ માસ દરમિયાન વિશેષ દર્શન અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે

શ્રાવણી પૂનમના રક્ષાબંધનના દિવસે ઘીમાંથી બનાવેલ શિવ પરિવારના દર્શન થશે મંદિરના ટ્રસ્ટી શ્રી જે

રાવલના જણાવ્યા મુજબ માસ્ક દર્શન અને પૂજા માટે દરેક ભક્તોએ માસ્ક પહેરવું અને સામાજિક દુરી જાળવવી ફરજીયાત રહેશે

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે કે લોકોએ મંદિરમાં માત્ર વ્યક્તિગત રીતે જ દર્શન કરવા એટલે કે સામૂહિક પ્રાર્થના કે પઠન કરવાં જોઇએ નહી

સૈનિકોને રાખડી સરહદનું રખોપુ કરતા જવાનોને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવાનું આયોજન જામનગરમાં સિયાયીન અવરનેસ ડ્રાઈવ દ્વારા થયું છે ટાઢ તાપ વરસાદ જોયા વગર પરિવારથી હજારો કીલોમીટર દુર અને ઉંચાઇઓ પર દેશની રક્ષા કરતા નૌજવાનો માટે સીયાચીન અવરનેશ ડ્રાઇવ તેમજ વોર્ડ નં